આગમન ને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને વિશાળ આયોજનને સફળ બનાવવા માટે ની નાના માં નાની વિગતો યકાસી હતી અને તંત્ર ની જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી તેમણે મોટેરા સ્ટેડિયમમાં આયોજિત થનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સંદર્ભમાં બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેડિયમ સુધી પહોચવા માટે વાહન વ્યવહાર ટ્રાફિક નિયંત્રણ અંગેની તલસ્પર્શી વિગતો અધિકારીઓ પાસેથી મેળવીને તેમને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું આ ઐતિહાસિક અવસર ને યાદગાર બનાવવા માટે સૌ ને મહેનત માં કચાશ નહીં રાખવાની અપીલ કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું છે કે ગામડા ને શહેર સમકક્ષ સગવડ આપવાની નેમ આ મિશન હેઠળ રખાઇ છે

ખેતીવાડી અધિકારી જે

પટેલે જણાવ્યુ છે કે માટીમાં રહેલા પોષકતત્વો પ્રમાણે ખેડૂતોને વાવેતર કરવાની સલાહ મળતા તેમનો ખેતી ખર્ચ ઘટ્યો છે અને નફો વધ્યો છે

આ ગ્રાન્ટનો ઉપયોગ શાળાના ખૂટતા ઓરડાઓટોયલેટ વગેરેનાં નિર્માણ માટે કરવામાં આવશે જીલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સંજય પરમારે વિગતો આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અતર્ગત લધુમતી વિસ્તારની પ્રા શાળાઓ માટે ગ્રાન્ટની ફળવાણી કરવામાં આવી છે એક માત્ર કરછ જીલ્લાને આ ગ્રાન્ટ મળી હોવાનું તેમણે જણાવી લખપતઅબડાસા ભુજ અને ગાંધીધામ ગ્રામ્ય ની શાળાઓમાં ગ્રાન્ટનો ઉપયોગ થશે તેવું જણાવ્યું હતું

ખાતે ખરીદી કરવામાં આવનાર છે ખરીદ કેન્દ્રો ખાતે રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ એફ

ગુણવત્તા વાળી જથ્થો જ સ્વીકારવામાં આવશે આથી ખેડૂતોએ જથ્થો સૂકવી ભેજ રહિત તથા સાફ કરી ખરીદ કેન્દ્ર ખાતે લાવવા જણાવાયું છે ખેડૂતો ઓનલાઇન નોંધણી માટે જયારે આવે ત્યારે જરૂરી પ્રમાણપત્ર દસ્તાવેજો પણ સાથેલાવવાના રહેશે